દશેરા અગાઉ બોનસની આ રકમ એક જ હપ્તામાં યુકવી આપવામાં આવશે માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કેબિનેટ દ્વારા લેવામાં આવેલા નિર્ણય અંગે માહિતી આપી હતી

સરકારનો આ નિર્ણય એટલા માટે મહત્વનો છે કારણ કે તહેવારોની સિઝનમાં લોકો વધારે ખર્ચ કરી શકે સરકારનું કહેવું છે કે મધ્યમ વર્ગના હાથમાં પૈસા આવવાથી બજારમાં માંગ વધશે અને અર્થતંત્રને ફાયદો થશે

સમગ્ર દેશમાં કાયદો અને વ્યવસ્થાનું પાલન કરાવતાં પોતાના જાનનું બલિદાન આપનારા પોલીસ જવાનોને યાદ કરવાના દિવસે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી સહિત અનેક મહાનુભાવોએ પોલીસ જવાનોની સેવાને બિરદાવી છે

વૈંકેયા નાયડુએ તમામ પોલીસ કર્મીઓને તેમની ફરજ નિષ્ઠા અને સર્વોચ્ચ બલિદાન બદલ અંજલી અર્પી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ પોલીસ સંભારણા દિવસે ફરજપાલન કરતાં શહિદ થયેલા પોલીસ જવાનોને શ્રધ્ધાંજલી પાઠવી છે એક ટ્વીટ સંદેશમાં શ્રી મોદીએ કહ્યું છે કે આજનો દિવસ શહિદ પોલીસ જવાનો અને તેમના પરિવારોને દેશભરાં નમનનો દિવસ છે તેમનું બલિદાન અને સેવા હંમેશા યાદ રહેશે

ફરજ પર જે કર્મચારીઓ ફશે તેમનું પ્રથમ મેડિકલ ટેસ્ટ કરાશે અને ત્યારબાદ જ તેમને ફરજ પર મુકાશે જેથી કોરોનાના સંક્રમણને અટકાવી શકાય આ અંગે વધુ વિગતો આપતા જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી શ્રી એમ

પ્રજાપતિએ આ મુજબ જણાવ્યું હતું

જિલ્લા મથક ભુજ ખાતે પોલીસ પરેડ શ્રાઉન્ડ ખાતે બોર્ડર રેન્જ આઈ જી

આર મોથાલીયાએ વીર હીદ પોલીસ જવાનોને પુષ્પાંજલી અર્પી હતી તો શ્રધ્ધાંજલિ પરેડ પણ યોજાઈ હતી આ પ્રસંગે પશ્ચિમ કચ્છ પોલીસ વડા સૌરભ સિંઘે શહિદ પોલીસ જવાનોને નમન કર્યા હતા તો બહાદુર પોલીસ જવાનોના બલિદાનની સ્મૃતિમાં ગાંધીધામ ખાતે પૂર્વ કચ્છ પોલીસ વડા મયુર પાટીલની ઉપસ્થિતિમાં બહાદુર પોલીસ જવાનોને શ્રધ્ધાંજલિ અપાઈ હતી

સાથે જ તે સાક્ષાત દુર્ગાનું પ્રતીક છે સ્કંદમાતાનું નામ ભગવાન કાર્તિકેયથી આવ્યું છે મા દુર્ગાએ આ રૂપમાં કુમાર કાર્તિકેયને જન્મ આપ્યો હોવાથી તે સ્કંદમાતા કહેવાઈ